પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે

રક્ષાશક્તિ યુનિવેર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટિને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાનો દરજ્જો આપતો ખરડો રાજ્યસભામાં પણ આજે પસાર થયો

રૂપાણી સરકારે વિધાનસભામાં જાહેર કર્યું ત મોરબી શહેરને પીવાનું પાણી આપતી રૂ

તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે દુષ્પ્રાચારથી ભરમાશો નહીં કારણ કે ખેતપેદાશના વેચાણ માટે ખેડૂતને વધુ વિકલ્પ આપવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે

રાજ્યસભાએ આજે આ ખરડાને મંજૂરી આપી દીધી છે લોકસભાએ અગાઉ બંને ખરડાને પસાર કરી દીધા હતા આ બિલ ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આ અંગે વાત કરતાં કહ્યું કે પોલીસ તાલીમ પ્રણાલીને મજબૂત બનાવવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ છે વાયએસઆર કોંગ્રેસના વિજયસાઇ રેડ્ડી જેડીયુના આરસીપી સિંઘ ટીડીપીના કે રવિન્દ્ર કુમાર અને બીજેડીના મોઝીબુલ્લા ખાને કાયદાને ટેકો આપવા માટેના બિલ પર ચર્ચા કરી હતી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરશે અને યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ બિલ અંગેની ચર્ચાના જવાબમાં જણાવ્યું કે ગુનાહિત બનાવની તપાસમાં ફોરેન્સિક સ્કેન્સ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે બીજેડીના મોઝીબુલ્લા ખાને ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે ન્યાય વિતરણ પ્રણાલીમાં ગુનાહિત ન્યાય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ યુનિવર્સિટીની સ્થાપના સંશોધનને પ્રોત્સાહન આપશે

ગૃહમાં આ મુદ્દે કૃષિમંત્રી આર

ફળદુએ જણાવ્યું હતું કે આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ સરકારનો ધર્મ છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ યોજનામાં કોઇ પ્રીમીયમ લેવાશે નહી કોરોના અપડેટ ગુજરાત ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર અને સમાજ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે અને અગમયેતી એ જ ઉપયાર હોવાની વાતનો પ્રયાર હાથ ધરાયો છે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કડક તાકીદ કરી છે કે ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે તેમણે ઉમેર્થું હતું કે બહારથી આવતા શ્રમિકો માટે સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન ની શરત રહેશે

તેમણે કહ્યું કે નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી લોકોને પથરી હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા છે સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ

બ્રાહ્મણી ડેમ આધારિત રૂ

તેમણે ઉમેર્યુ હતું કે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા ડંકી હેન્ડ પંપ દ્વારા પાણી મેળવવું પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દ્વર દૂર જવું પડતું

આત્મનિર્ભર દમણ કેન્દ્રસશીત પ્રદેશ દમણની બહેનો તેમના પરિવાર માટે પૂરક આવક ઊભી કરવા પાપડનું ઉત્પાદન અને વેચાણ કરે છે જેમાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનનો ટેકો સફળ થયો છે દમણની બહેનો સખી મંડળની રચના સરકારની ગાઈ ડલાઈન પ્રમાણે કરી બેંકિંગ ધિરાણનો ફાયદો પણ ઉઠાવી રહી છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિ દ્વારા આત્મનિર્ભર બનવા માંગતી બહેનોને સખી મંડળની રચના અને ધિરાણ માટે મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે અન્નાપુર્ણા ગૃહઉધોગ જેવા બ્રાન્ડ નેમ હેઠળ નાગલીના પાપડ બનાવવાનું કામ બહેનોને સાડું વળતર આપી રહ્યું છે

જહાજ ભાંગવાં માટે સોંપાયું તે અગાઉ યુદ્ધને લગતી આંતરિક મશીનરી કાઢી લેવામાં આવી છે આ જહાજને મુંબઈથી ટગ દ્વારા અલંગ અને ભાવનગરના બંદરે એન્કરેજ પોઇન્ટ પર ખેંચી લાવવામાં આવ્યું છે આ જહાજની કસ્ટમની તપાસ સહિતની સરકારી પ્રક્રિયાઓ મંગળવારથી હાથ ધરવામાં આવશે અલંગના શ્રીરામ ગ્રીન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ પટેલ દ્વારા આ ઐતિહાસિક જહાજ વિરાટને ખરીદી અહી લાવવામાં આવ્યું છે

આ ઇ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો નાણાં વસૂલાતના કેસો મહેસૂલ અને સિવિલ કેસો સહિતના વિવિધ કેસો અંગે કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે આ ઇ લોક અદાલતમાં સમાધાન ઇચ્છતા પક્ષકારોએ જે તે સંબંધિત તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવાનો રહેશે

પટેલની ઉપસ્થિતિમાં પોષણ માસ સંદર્ભે વેબિનાર યોજાયો હતો

તો ગુજરાત સરકારના બાયોગેસ સ્ટુડીયોના આંગણવાડી કાર્યક્રમ હેઠળ ધાત્રીમાતા અને કિશોરીઓની વ્યક્તિગત સ્વચ્છતા માટેની પધ્ધતિઓ વિષયક જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતુ

વરસાદ અને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતે વેધર વોય ગૃપનો વેબીનાર યોજાઈ ગયો જેમાં માહિતી આપવામાં આવી હતી કે છત્તીસગઢ પરનું હળવુ દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે